કેન્દ્રીય વિદેશમંત્રી એસ

સીએનજી વાહન ધારકો અને ચાલકોને સરળતાથી ગેસ ઉપલબ્ધ થાય અને લાંબી લાઈનમાં ઊભા રહેવું ન પડે તે માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો

પ્રદૂષણ મુજબ પરિવહન સેવા માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે તેમ જણાવતાં શ્રી રૂપાણીએ કહ્યું હતું રાજ્યના વિવિધ શહેરો અને ધોરીમાર્ગ પર સીએનજી સ્ટેશન શરૂ કરવા પ્રોત્સાહન અપાશે આ ઉપરાંત ઘરે ઘરે પાઇપલાઇનથી ગેસ પહોંચાડવા હવે ડિપોઝિટમાં પણ રાહત આપવામાં આવશે વાર્ષિક બે લાખની આવક ધરાવતાં પરિવારોને માત્ર એક હજાર રૂપિયા ડિપોઝિટમાં પીએનજી ગેસ જોડાણ ઉપલબ્ધ કરાશે

સર્વોચ્ચ અદાલતે ગુજરાતની રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકોની પેટાચૂંટણી અલગ અલગ યોજવાના ચૂંટણીપંચના નિર્ણયને પડકારતી કોંગ્રેસની અરજી ફગાવી દીધી છે ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ બી

ગવઇની ખંડપીઠે ગુજરાત કોંગ્રેસને ચ્રંટણી પરિણામ બાદ વડી અદાલતમાં કેસ દાખલ કરવાની મંજુરી આપી છે ઉલ્લેખનીય છે કે કેન્દ્રિય મંત્રીઓ અમિત શાહ અને સ્મ્રતિ ઇરાનીએ રાજ્યસભા બેઠક પરથી રાજીનામું આપ્યા બાદ ખાલી પડેલી બેઠકો માટે આ પેટાચૂંટણી યોજવાની ફરજ પડી હતી પાંચમી જૂલાઇએ ચૂંટણી યોજાશે પરિણામ પણ પાંચમી જૂલાઇએ જ જાહેર કરાશે સર્વોચ્ચ અદાલતના ચૂકાદાથી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપની જીત લગભગ નિશ્ચિત મનાય છે ભાજપના પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીએ રાજ્યસભાની ચૂંટણી સંદર્ભે સર્વોચ્ચ અદાલતના ચુકાદા બાદ પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે કોંગ્રેસે કરેલી અરજી સામે સર્વોચ્ચ અદાલતે જે ચુકાદો આપ્યો છે તેને આવકારે છે વિદેશમંત્રી અને ભાજપના રાજ્યસભાના ઉમેદવાર શ્રી એસ જયશંકરે તેમજ જુગલ ઠાકોરે ગઇકાલે ગાંધીનગર ખાતે રાજ્યસભાની ખાલી પડેલી બે બેઠકો માટે ભાજપ તરફથી પોતાના ઉમેદવારીપત્ર ભર્યા હતા રાજ્ય વિધાનસભામાં ઉમેદવારીપત્ર ભર્યા બાદ ભાજપ મુખ્યમથક શ્રી કમલમ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્યસભાના ઉમેદવાર અને વિદેશમંત્રી એસ જયશંકરે જણાવ્યું હતું કે રાજ્યસભામાં ઉમેદવારી કરવાનું મને ગૌરવ છે કેન્દ્રના ભાજપના મોવડીમંડળ અને ગુજરાત ભાજપનો હું આભાર માનું છું કે તેમણે રાજ્યસભા માટે ગુજરાતમાંથી મને ઉમેદવાર તરીકે પસંદ કર્યો છે કેન્દ્રિય મંત્રીઓ અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસબા બેઠક પરથી ચૂંટણી જીતતા રાજ્યસભાની બેઠક પરથી તેમણે રાજીનામું આપતાં ખાલી પડેલી બે બેઠકો માટે પેટાચૂંટણી યોજાઇ રહી છે અન્ય ભાજપના ઉમેદવાર તરીકે જુગલ ઠાકોરે ઉમેદવારીપત્ર ભર્યું હતું ઉમેદવારીપત્ર ભર્યા બાદ તેમણે જણાવ્યું કે હું ગુજરાતના હિત માટે સાંસદ તરીકે ભાજપ દ્વારા સોંપાયેલ જવાબદારી સંપૂર્ણ નિષ્ઠા સાથે નિભાવીશ ગાંધીનગર ખાતે બંને ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી ત્યારે મુખ્યમંત્રી વિજયરૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સહિત મંત્રીમંડળના સભ્યો અગ્રણીઓ હાજર રહ્યા હતા દરમ્યાન કોંગ્રેસ તરફથી રાજ્યસભાની આ બે ખાલી પડેલી બેઠકો માટે ભૂતપૂર્વમંત્રી ચંદ્રિકાબેન ચુડાસમા એન ગૌરવ પંડ્યાએ કોંગ્રેસ ઉમેદવાર તરીકે પોતાના ઉમેદવારીપત્ર ભર્યા હતા વડોદરા સ્થિત ભાષા રિસર્ચ એન્ડ પબ્લીકેશન સેન્ટર દ્વારા અમદાવાદ સ્થિત નવજીવન ટ્રસ્ટની સત્ય આર્ટ ગેલેરીમાં છારાઝ ઇન અમદાવાદ કોમ્યુનિટીઝ કનેક્ટીંગ હેરિટેજ વિષય પર પ્રદર્શનનો આરંભ થયો છે

વડોદરા સ્થિત ભાષા રિસર્ચ એન્ડ પબ્લીકેશન સેન્ટરે અમદાવાદ સ્થિત છારા ડીએનટી સમુદાય પર બુધન થિયેટર પ્રવ્રતિઓ મારફતે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું

રાજ્યના ઘણા તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના મેદરડા તાલુકામાં નેવું મિલિમીટર નોંધાયો હતો જ્યારે જૂનાગઢ જિલ્લાના માળીયા અને માણાવદરમાં ત્રેસઠ વિસાવદરમાં ત્રીસ જામનગર જિલ્લાના લાલપુરમાં સિત્તેર ધ્રોલમાં અદ્વાવન તાપી જિલ્લાના સોનગઢમાં સડસઠ વાલોડમાં ચોત્રીસ જ્યારે નમર્દા જિલ્લામાં ડેડીયાપાડામાં ચોસઠ ગરૂડેશ્વરમાં તેત્રીસ મિલિમીટર વરસાદ વરસ્યો છે ઉપરાંત ભાવનગર જિલ્લાના ભાવનગરમાં બાવન ખેડા જિલ્લાના કપડવંજમાં અડતાલીસ મિલિમીટર વરસાદ થયો છે ભરૂચ જિલ્લાના નેત્રંગમાં ચાલીસ ભરૂચમાં પાંત્રીસ જ્યારે સાયલા તાલુકામાં ત્રીસ કરજણ ક્વાંટ આણંદ અને પલસાણામાં ઓગણત્રીસ મિલીમીટર વરસાદ નોંધાયો છે રાજ્યના તોંતેર તાલુકાઓમાં અડધા ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે અમરેલી જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે અમરેલી જિલ્લામાં ગઇકાલે એક ઇંચથી વધુ વરસાદ થયો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી જિલ્લાની નદીમાં પાણી આવ્યા હતા જિલ્લાના ધારી તલાલા લાઠી તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો હતો આણંદ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે એક કલાકમાં એક ઇંચ જેટલા વરસાદથી શહેરમાં ચારેબાજૂ પાણી ભરાઈ ગયા હતા પાણી ભરાંતા ટ્રાફિક જામના દેશ્યો સર્જાયા હતા અને વાહનચાલકોને ઘણી મુશ્કેલીઓ પડી હતી આણંદમાં એક ઇંચ બોરસદ આંકલાવ અને પેટલાદમાં પોણો ઇંચ જ્યારે ખંભાત તારાપુર સહિત જિલ્લાના અન્ય વિસ્તારોમાં વરસાદ થયો હતો મહિસાગર જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે કડાણા તાલુકા અને ઉપરવાસમાં વરસાદ થતાં કડાણ ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે ડેમની સપાટીમાં વધારો જોવા મળી રહ્યો છે અને એક પાવર હાઉસ કાર્યરત કરવામાં આવ્યું છે

રાજકોટ ડ્રીસ્ટ્રીક સ્વીર્મીંગ એશોસિએશન અને ગુજરાત એકવેટિક એશોસિએશનના નેજા હેઠળ યોજાનારી આ સ્પર્ધા ગ્લેનમાર્ક એકવેટિક ફાઉન્ડેશન અને અન્ય સ્પોન્સરોના પ્રસંનીય સહયોગથી યોજાઈ રહી છે આ ચેમ્પીયનશીપમાં તરણ સ્પર્ધાની જુદી જુદી ઇવેન્ટ જેમાં ફી સ્ટાઇલ બેંક સ્ટોક બટર ફલાઇ બ્રેસ્ટસ્ટ્રોક ડાઇવિંગ વોટર પોલો જેવી સ્પર્ધા માણવાની તક રાજકોટવાસીઓને મળવાની છે આ રાષ્ટ્રીય સ્પર્ધામાં રાજકોટના પ ખેલાડીઓ રીપ્સા જાની વિહ જાની ધ્રુવ ટાંક કેયુર રાજ્યગુરૂ અને પાર્થ વાઢેર ભાગ લઈ રહ્યા છે તાપી જિલ્લાના બુહારી ગ્રામ પંચાયતના સભ્યોએ ભેગા મળીને દિનપ્રતિદિન વકરતી જતી પાણીની સમસ્યા સામે લડવા નક્કર પ્રયોગ હાથ ધર્યો છે પંચાયત દ્વારા ગામની મુખ્ય ટાંકાની નીચે વરસાદી પાણીના સંચય માટે બીજી ટાંકી બનાવવામાં આવી છે આવનાર સમયમાં તમામ જળસ્ત્રોતને પુનર્જીવીત કરવાની પંચાતયની યોજના છે અમારા તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા સાથે વાત કરતા બુહારી ગામના ઉપસરપંચ સુરજ દેસાઇએ આ મુજબ માહિતી આપી હતી